જનઔષધિ દિવસના પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ યોજનાએ દરેક વર્ગની વ્યક્તિને દવાઓ પૂરી પાડીને રક્ષણ પુરૂં પાડ્યું છે

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ કેન્દ્રો પર મળતી દવાઓનું ઉચ્ય ગુણવત્તાએ પરીક્ષણ થાય છે અને તે સંપૂર્ણ સુરક્ષિત છે તેમણે કહ્યું કે સરકાર દરેક નાગરિકના ઉત્તમ આરોગ્ય માટે કટીબદ્ધ છે સરકાર પરવડે તેવી સારવારના લક્ષ્યાંકને હાંસલ કરવામાં આવતી કોઇ પણ અડચણો ઓળખી કાઢવા પ્રતિબદ્ધ છે તેવો તેમનો મત ફરી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે સારી હોસ્પિટલો અને સ્ટાફની ઉપલબ્ધતા તેમની પ્રાથમિકતા છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારી હોસ્પિટલો અને ડોક્ટરોને પણ જેનરીક દવાઓ લખી આપવા કહેવાયું છે જેથી દરેક નાગરિકનું ઉત્તમ આરોગ્ય જાળવી શકાય કોરોના વાયરસ અંગે બોલતા તેમણે કહ્યું કે ગભરાવાની કોઇ જરૂર નથી અને તેના ફેલાવા અંગે કોઇ અફવાઓ માનવી નહીં

શ્રી મોદીએ કહ્યું કે આપણે પારંપરિક ભારતીય ઢબે નમસ્તે કરીને સત્કારવા જે જે ચેપ ફેલાવાની શક્યતા ઓછી કરવાનો વૈજ્ઞાનિક રસ્તો છે તેમણે લોકોને તાવ ખાંસી ગળામાં દુઃખાવો જેવા કોઇ પણ લક્ષણના કિસ્સામાં ડોક્ટરની સલાહ લેવા અપીલ કરી અને જાતે સારવાર પર ભરોસો રાખવો નહીં તેમ જણાવ્યું હતું

એક ટ્વીટમાં શ્રી જાવડેકરે કહ્યું કે આ વાયરસથી બચવા માટે હાથ મિલાવવા ને બદલે નમસ્કાર કરવું જોઇએ તેમણે એમ પણ કહ્યું કે તાવ ખાંસી અને ગળામાં થતા દુઃખાવાના કોઇ પણ લક્ષણો જણાય તો તેવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ શ્રી જાવડેકરે લોકોને કોઇ પણ પ્રકારના ભીડ ભાડ વાળા સ્થાનો કે મેળાવળાઓમાં નહિ જવાની સલાહ આપી છે

આ બેઠકમાં આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવે પણ બેઠકમાં ભાગ લીધો હતો જેથી દેશમાં કોરોના વાયરસનો ફેલાવો વધુ અટકાવવા માટે પ્રાદેશિક ભાષાઓમાં તકેદારીના પગલાઓ અંગે માહિતીના પ્રસારની વ્યુહરચના ઘડી શકાય

કોરોના વાયરસના કારણે સામાન્ય ભાવે મળતા માસ્કનું ઘણા દવાઓ વાળા તેનું ઉંચી કિંમતે વેચાણ કરે છે તેમ તેમણે જણાવ્યું હતું એક બેઠકમાં ડોકટર હર્ષ વર્ધને કોરોના વાયરસનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી અને રાજયોને યોગ્ય સુવિધા સાથેના આઇસોલેશન વોર્ડ અને પરીક્ષણ પ્રયોગશાળાઓ તૈયાર રાખવા જણાવ્યું છે

ડોકટર હર્ષ વર્ધને દરેક રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મુખ્ય સચિવ કેન્દ્રિય મંત્રીઓ અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વીડીયો કોન્ફરન્સથી બેઠક યોજી અને કોરોના વાયરસ અંગે લોકોમાં સાવધાની અંગે જાગૃતતા આવે તે ઉપર ભાર મુકચો તેમણે રાજયોના પ્રતિનિધિઓને ભ્રામક ધારણાઓ દુર કરવા પણ જણાવ્યું હતું

મંત્રાલયે બંને મલયાલમ સમાચાર ચેનલના બોર્ડ સભ્યો સાથે વ્યાપક વાતયીત પછી આ નિર્ણય લીધો છે

જમ્મુ કાશ્મીર સરકારના પ્રવકતા રોહિત કંસલના જણાવ્યા પ્રમાણે જમ્મુમાં બે વ્યકિતઓમાં કોરોના વાયરસના લક્ષણો જાણવા મળ્યા છે જે ખતરનાક સ્તરે છે બંને વ્યકિતઓને જમ્મુની સરકારી મેડીકલ કોલેજમાં આઇસોલેશન વોર્ડમાં રખાયા છે જો કે બંનેની સ્થિતિ સ્થિર જણાવવામાં આવી છે

જેમાંથી બે ની સ્થિતિ ગંભીર છે જયારે ભાગલપુરમાં ખાનગી વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા યાર જણાના ઘટના સ્થળે જ મોત થયા હતા રાજય સરકારે મૃતકના પરીવારજનોને પ્રત્યેકને ચાર ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે અને ઇજાગ્રસ્તોની મફત સારવારના આદેશ પણ આપ્યા છે

અનબાઝગનનું આજે સવારે નિધન થયું છે

તેઓ ઘણા સમયથી વય સંબંધિત સમસ્યાઓથી પીડાઇ રહ્યાં હતા તેઓ તમીલનાડુ વિધાનસભામાં નવ વખત ચુંટાઇ આવ્યા હતા અને કરુણાનીધીની સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે શિક્ષણ અને નાણાં જેવા મહત્વના પોર્ટફોલીયો સંભાળ્યા હતા તેમના અસ્થિ જાહેર જનતા ધવરા શ્રધ્ધાંજલી આપવા માટે ચેન્નાઇ સ્થિત નિવાસસ્થાને રખાયા છે ડીએમકેના અધ્યક્ષ એમ કે સ્ટાલિન રાજયના કોગ્રેસ અને ડાબેરી નેતાઓ ફિલ્મ કલાકાર રજનીકાંત અને બીજા રાજકીય પક્ષોના અનેક નેતાઓએ તેમને પુષ્પાંજલી અર્પણ કરી

બી

આજે મુંબઇમાં પત્રકાર પરિષદમાં શ્રી કુમારે જણાવ્યું છે કે બેંકની કાનૂની તથા મૂડીરોકાણ અંગેની સમિતિઓ આ યોજનાનું મૂલ્યાંકન કરી રહી છે

ના બોર્ડે સૈદ્ધાંતિક મંજુરી આપી છે શ્રી રજનીશકુમારે દોહરાવ્યો હતું કે બેન્કના ખાતાધારકોને શરૂઆતમાં મુશ્કેલીઓ પડશે પણ નાણાંની સલામતી બાબતે ભય રાખવાની જરૂર નથી તેમણે કહ્યું કે થાપણદારો માટે પાંચ લાખ રૂપિયા સુધીની બાંહેધરી અપાઇ છે

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ઈડીની ટીમ કપૂરની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી રહી છે આ દરોડા પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ પુરાવા ભેગા કરવા હાથ ધરવામાં આવ્યા છે કેન્દ્રીય એજન્સી એક કોર્પોરેશન કંપનીને લોન આપવા અને ત્યારબાદ કપૂરની પત્નીના ખાતાઓમાં જમા કરાવાયેલા કથિત નાણાંના સંદર્ભમાં કપૂરની ભૂમિકાની તપાસ કરી રહી છે

વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે આતંકવાદી હ્મલાની સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે એક થવું જરૂરી છે ઇસ્લામીક સ્ટેટે વેબસાઇટ પર આ હ્મલાની જવાબદારી લીધી છે અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ઘની એ આ હુમલાની આકરી ટીકા કરીને આ હુમલો માનવતા વિરુધ્ધ મોટો અપરાધ છે એમ જણાવ્યું અફઘાનીસ્તાનના હઝારાસ સમુદાયના નેતા શહીદ મઝારીને શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમમાં ઘણા બધા રાજકીય નેતાઓ હાજર હતા આ હુમલો અમેરીકા અને તાલીબાન વચ્ચે અફઘાનીસ્તાનમાંથી અમેરીકી સેના પછી ખેંચી લેવાના ઐતિહાસીક કરારના થોડા દિવસોમાં જ થયો છે

પરંતુ દક્ષિણમાં આ વાયરસનાં કારણે અન્ય કોઇ મૃત્યું નોંધાયું નથી

કેન્દ્રિય યુવક બાબતો અને રમત ગમત મંત્રાલય સાથે જમ્મુ કાશ્મીર સ્પોર્ટસ કાઉન્સીલે તેનું આયોજન કર્યું છે શ્રી રીજીજુએ ગઇકાલે સરકારી શારીરિક શિક્ષણ કોલેજ ગદૌરા દ્વારા સંચાલિત રાષ્ટ્રીય એકતા શિબિરમાં યુવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો આ શિબિરનો હેતુ યુવાનોને એકતા પરસ્પર સંવાદિતા અને ફીટ ઇન્ડિયામાં સક્રિય રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે